સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને સમયસર પગાર અને પેન્શન યૂકવી શકાશે

અમદાવાદ શહેરમાં કોરના વાઇરસની સ્થિતીમાં સુધારો જોવા મળ્યો

સુવિખ્યાત સાહિત્યકાર કુન્દનિકા કાપડિયાના વલસાડ જિલ્લામાં નંદીગ્રામ

છેલ્લા ઘણા સમયથી પરપ્રાંતીય લોકોને વતન જવા દેવા માટેની રજૂઆત સંદર્ભમાં આ નિર્ણય લેવાયો છે તેમણે કહ્યું કે આજે સાંજ સુધીમાં તે કાર્યરત થઈ જશે શિવાનંદ ઝા રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ લોક ડાઉન નું પાલન કરાવવા ફરજ બજાવનારા પોલીસ અને અન્ય જવાનો પર તેમ જ સર્વે માટે આવનારા કર્મયોગીઓ પર હ્મલો કરનારા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે આજે પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે કહ્યું હતું કે કોરોનાના નિયંત્રણ માટે લોકડાઉનનું યુસ્ત પાલન કરવું ખૂબ જરૂરી છે તે જ રીતે કોરોનનો ચેપ ફેલાતો અટકાવવા તેનાં છુપા વાહકોને શોધી કાઢવા પણ જરૂરી છે આ માટે સર્વે કરવા કે સેમ્પલ લેવા આવતા કોરોના યોધ્ધાઓ અને ફરજ બજાવતા સલામતી જવાનો પર પાસા કાયદા હેઠળ કાર્યવાહી કરાશે અમદાવાદ અમદાવાદ શહેરમાં કોરોના વાયરસની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે અને દર્દીઓની સંખ્યામાં વધારાનો ડબલિંગ રેટ નવ થયો છે

જો કે આમ છતાં એકંદર સ્થિતિ પર યાંપતી નજર રાખવામા આવી રહી છે

ભારતીય ટપાલ રાષ્ટ્ર વ્યાપી લોક ડાઉન દરમિયાન ભારતીય ટપાલ વિભાગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે અમદાવાદના નવરંગપુરા ટપાલ કાર્યાલય દ્વારા સ્પીડ પોસ્ટના માધ્યમથી દેશભરમાં દવા તેમજ તબીબી ઉપકરણો પહોચાડવામાં આવી રહ્યા છે

જિલ્લામાં કોરોનાગ્રસ્ત દંપતિમાં પ્રથમ પતિ બાદ પત્ની પણ સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી